તેમણે લોકોને લોકડાઉનનો ભય ન રાખવાની અપીલ કરતાં કહ્યું કે કોરોનાના વધતાં કેસોના નિયંત્રણ માટે સરકાર સંપૂર્ણ રીતે સક્ષમ છે મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કોરોનાનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારવામાં આવ્યું છે અને હવે રસીકરણની કામગીરી પણ વધુ ઝડપી બનાવાશે તેમણે કહ્યું કે જ્યાં બેડની જરૂર હશે ત્યાં બેડની સંખ્યા પણ વધારવામાં આવશે અને ભીડભાડવાળા વિસ્તારોમાં વધુ કડકાઈથી કામ કરાશે

કે

આજે જિલ્લા પંચાયત સભા ખંડ મધ્યે કચ્છ કલેકટર પ્રવીણા ડી કે ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સામાન્ય સભામાં પ્રમુખ તરીકે માધાપર બેઠક પરથી વિજેતા બનેલા પારુલબેન કારા ઉપપ્રમુખ પદે ફતેહગઢ સીટના વણવીરભાઈ રાજપૂ ત કારોબારી ચેરમેન પદે ભુજપુર બેઠકના મહેન્દ્રભાઈ ગઢવી શાસક પક્ષ નેતા તરીકે કુકમા બેઠક ફરીભાઈ ફીરાભાઈ જાટિયા અને દંડક તરીકે મેઘપર બોરીયી બેઠકના મશરૂભાઈ રબારીની વિધિવત તાજપોશી કરવામાં આવી હતી